જમ્મુ અને કાશ્મીરમાં આજે સતત યોથા દિવસે પરિસ્થિતિ એકંદરે શાંત છે

વિદેશ મંત્રાલચે જણાવ્યું છે કે પાકિસ્તાન દ્વારા આ પગલા માટે બતાવેલા કારણો વાસ્તવીકતાથી દૂર છે ભારતે પાકિસ્તાન દ્વારા લેવાયેલા પગલાંને ખેદ જનક ગણાવીને આ નિર્ણયની સમીક્ષા કરવા રજ઼આત કરી છે વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકાર અને સંસદે તાજેતરમાં લીધેલા નિર્ણયો કાશ્મીરને વિકાસની નવી તકો પુરી પાડવાનો પ્રયાસ છે

ગાડીને વાઘાથી અદ્દારી રેલવે સ્ટેશન લાવવા માટે ભારત તરફથી એન્જીન અને ચાલક દળના સભ્યો મોકલવામાં આવ્યા હતા

ઉત્તર રેલવે જણાવ્યું હતું કે પાકિસ્તાન સત્તાવાળાઓએ યાલક દળના સભ્યોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી જા કે ભારતે તેમને ભારતીય વિસ્તારમાં સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું હતું

અમેરીકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આજે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે ભારતે જમ્મુ કાશ્મીરના વફીવટ હેતુથી નવા પ્રદેશોની રચના અંગે ઘડેલા કાયદા અને તેના સરહદ પર થનાર પરિણામો ઉપર અમેરીકા ધ્યાન રાખી રહ્યું છે

અગાઉ ભારતે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને નકારી કાઢ્યા હતા ભારતે દોહવ્યુંં છે કે કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થી ભારતને સ્વીકાર્ય નથી

એવી જ રીતે કોંગ્રેસના કાર્યકરે જમ્મુ આભાર નિહારીકા રવિયા અને કાશ્મીરમાં નિયંત્રણ લાદવાના સરકારે લીધેલા નિર્ણયને પડકારતી કરેલી અરજી સાંભળવાનો પણ સર્વોચ્ય અદાલતે ઇન્કાર કર્યો છે ન્યાયધીશ એન વી રામણાએ બંને અરજીની તત્કાલ સુનાવણી નકારી કાઢતાં જણાવ્યું હતું કે આ અરજીઓની સુનાવણીઓ ક્રમ અનુસાર હાથ ધરાશે

પ્રધાનમંત્રી કાર્યલયના સત્તાવાર ટિવટર એકાઉન્ટ ઉપર આ માહિતી આપવામાં આવી છે

રવિએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી

જમ્મુ અને કાશ્મીરના ત્રણ વિસ્તારોમાં આજે સતત ચોથા દિવસે પરિસ્થિતિ એકંદરે શાંત છે શહેરમાં નિયંત્રણ લાગુ હોવા છતાં શ્રીનગરમાં કેટલીક દુકાનો ખુલ્લી હતી અને લોકોની અવર જવર જાવા મળી હતી

જ્યારે કથુઆ જીલ્લામાં નિયંત્રણ સંપૂર્ણ રીતે દૂર કરાયા છે શ્રીનગરના નાયબ કમિશ્નર શાહિદ ઇકબાલ યૌધરીએ જણાવ્યું હતું કે કાશ્મીરના અન્ય રાજ્યોમાં રહેતા વિદ્યાર્થીઓના સંપર્ક માટે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે

આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં ભૂપેન હજારીકાના પુત્ર તેજ હજારિકા અને નાનાજી દેશમુખના સગા વિરેન્દ્ર જીતસિંહે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈથા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગૃહમંત્રી અમિત શાહ અને મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

કિપ્સ મિશન નિષ્ફળ ગયા બાદ મહાત્મા ગાંધીએ મુંબઇમાં ગોવાલીયા ટેંક મેદાન ખાતે ભારત છોડી અંગેના સંબોધનમાં દેશના નાગરિકોને કરો યા મરો સુત્રો આપ્યું હતું સમગ્ર દેશે દેશની આઝાદી માટે પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીરોને યાદ કરીને તેમને અંજલી આપી છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રચનાત્મક પ્રવૃતિ વડે રાષ્ટ્ર ધડતરનું કામ કરવા અનુરોધ કર્યો છે જાણીતા ગાંધીવાદી ડા શોભના રાધાકૃષ્ણન દ્વારા ગાંધી કથાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા

મુખ્યમંત્રીએ રાજ્ય વિધાન સભામાં જણાવ્યું હતું કે ગોવાના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોના પુનર્વસન માટે જરૂરી ભંડોળ આપવા તેઓ કેન્દ્ર સરકારને રજુઆત કરશે તેમણે ખાતરી આપી હતી કે તાકીદની પરિસ્થીતીમાં અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવા બયાવ ટીમો સજ્જ છે હવામાન વિભાગે ગોવાના પણજી સહિત ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરી છે

સાંગલી જીલ્લામાં બયાવ ટુકડીને લઇ જતી એક બોટ પલટી ખાઇ ગઇ હતી

ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના આભાર નિહારીકા રવિયા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરીને વરસાદ અને પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિની પહોંચી વળવા કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી શ્રી શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે કર્ણાટકમાં મુખ્યમંત્રી બી

યેદીયુરપ્પાએ આજે સવારે પૂરથી અસરગ્રસ્ત બેલગાવીની મુલાકાત લઇને પરિસ્થિતિની માહિતી મેળવી હતી તેમજ રાહત અને બયાવ કાર્યની વિગતો જાણી હતી દરમ્યાન કેરળમાં થઇ રહેલા વ્યાપક વરસાદને કારણે ઘણું નુકસાન થયાના અહેવાલ છે

આ બન્ને આગેવાનો લોકસભાની ચૂંટણી વખતે ભાજપની સાથે રહ્યા હતા ભાજપ માટે ચૂંટણી પ્રયાર કરવા બદલ આપના ધારાસભ્ય કપીલ મિશ્રાને વિધાનસભાના અધ્યક્ષે એક અઠવાડીયા પહેલા જ ગેરલાયક ઠેરવ્યા છે

અન્ય ખેલાડીઓના નામ આ મુજબ છે એમ સી